અને દેશના ઘણા વિસ્તારોમાં પ્રવર્તતી તંગી નિવારવા પાણીનું એક એક ટીપું બચાવવા અપીલ કરી છે

શ્રી મોદીએ કહ્યું હતું કે દર વર્ષે પાણીની અછતની દેશના ઘણા વિસ્તારોને અસર થાય છે જો કે સમગ્ર દેશમાં આ સમસ્યાનો કોઇ એક ઉકેલ ન હોઇ શકે પાણીને લગતી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે સરકારે નવું જળશક્તિ મંત્રાલય બનાવ્યું છે પાણીની સમસ્યા ઉકેલવા તેમણે ગામે ગામ ગ્રામસભાઓ બોલાવી ચર્ચા કરવાનો અનુરોધ કરતો પત્ર સરપંચોને લખ્યો છે

વિવિધ સત્કાર સમારંભોમાં ફુલોના બદલે પુસ્તકો ભેટ આપવાનો અનુરોધ કરતાં પ્રધાનમંત્રીએ વિખ્યાત હિંદી સર્જક પ્રેમચંદની વાર્તાઓનો ઉલ્લેખ કરીને કહયું હતું કે આ વાર્તાઓના સંદેશ આજે પણ એટલા જ પ્રાસંગીક છે તેમણે જણાવ્યું હતું કે ઈદગાહ પુશ કી રાત નશા જેવી વાર્તાઓ સામાજીક વાસ્તવિકતાનું ચિત્ર વ્યકત કરે છે અને સરળ તેમજ પ્રવાહી ભાષામાં માનવીય લાગણીઓને વ્યકત કરે છે

મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતાં કહયું કે રાજયના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજય સરકાર આગળ વધી રહી છે તેમણે જણાવ્યું કે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ડેમો નર્મદાના નીરથી છલકાશે ઉપરાંત છેલ્લા બે વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરવા ચાલતા અભિયાનમાં લોક પ્રતિસાદ મળતો રહયો છે આગામી બે વર્ષ સુધી પાણીને પ્રાધાન્ય આપી વિકાસ કામો આગળ ધપાવવામાં આવશે સૌરાષ્ટ્રના દરીયાકાંઠે આઠ સ્થળોએ ખારા પાણીના શુધ્ધીકરણ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે મહાનગરોમાં ગટરનું પાણી રીસાઈકલ કરીને ઓઘોગીક હેતુ અને સીંચાઈમાં તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામાં આવી રહયાં છે રાજયની નગરપાલિકાઓમાં સાંસ્કૃતિક ધરોહર સાથે જન સેવાના કામ કરવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યકત કરી હતી મુખ્યમંત્રીએ જન આરોગ્ય કૃપોષણ મુકતી શિક્ષણ તંદુરસ્ત સમાજ નિર્માણ સાથે સામાજિક સમરસતાની વાત કરી હતી